પશ્ચિમ બંગાળમાં હિંસાના કેટલાંક છૂટાછવાયા બનાવો સિવાય શાંતિપૂર્ણ મતદાન થયું રાજ્યના અતિરીક્ત મુખ્ય ચૂંટણી અધિકારી સંજય બાસુએ જણાવ્યું છે કે મેદનીપુરથી હિંસાના કેટલાંક બનાવો નોંધાયા છે ઈવીએમ પર ટેકનીક્લ ખામીના પણ અહેવાલ મળ્યા છે

રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી એસ

ગયા વર્ષે વરસાદ ખૂબ નબળો રહ્યો હતો

સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાણી ગુજરાતના આ વર્ષના કુલ હિસ્સાને લગભગ સમાંતર છે એટલે કે નર્મદા કંટ્રોલ ઓથોરીટીના નિયમ પ્રમાણે ગુજરાતને આ વર્ષમાં મળવાપાત્ર પાણીના જથ્થામાંથી બાકી રહેલું લગભગ બધું જ પાણી મધ્યપ્રદેશે છોડી દીધું છે

ગોધરાના ધોલકુવાના મુખ્ય મકાઈ સંશોધવ કેન્દ્રના કૃષિ વિજ્ઞાની શ્રી કે

આશુતોષ અંતાણી કચ્છ સરહદ ડેરી દાણ સબસીડી કચ્છ જિલ્લા સફકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરફદ ડેરી દ્રારા ચાલુ વર્ષ અછતની કપરી પરિસ્થિતિને અનુલક્ષીને સરફદ દાણની સબસીડીમાં પ્રતિ બેગ દીઠ રૂપિયા એકસો નો વધારો કરવામાં આવ્યો છે

જનરલ હોસ્પિટલ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કરેલી નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈ જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવરી લેતા રાજયના આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ વિભાગે રાજયમાં જિલ્લા મથક ભુજની જી

જનરલ જ્ઞેસ્પિટલને વ્રિતીય ક્રમે ધોષિત કરી છે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચે રાજય સરકાર વતી આ પત્ર ફોસ્પિટલને એનાયત કર્યો હતો

જનરલ હોસ્પિટલ માં ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ અર્પણ કરાતા ગોલ્ડન કાર્ડ ફોસ્પિટલના ઓ પી ડી

આશુતોષ અંતાણી ભુજ મીડવાઈફ ભરતી સરકારી તબીબોના કામનું ભારણ ઘટાડવા તેમજ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં સુરક્ષિત ડિલિવરી માટે રાજયના આરોગ્ય વિભાગે મિડવાઈફની ભરતી કરવાનો મફત્વપુર્ણ નિર્ણય લીધો છે

માં નિમણુંક કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા મુખ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેએ જણાવ્યુ હતું